આ ઝુંબેશ દરમ્યાન નાગરિકોએ મતદાન યાદીમાં પોતાની વિગતો ચકાસેવાની સાથે નામ ઉમેરવા કમી કરવા સુધારા કરવા સફિતની પ્રક્રિયા પણ કરી હતી

ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનો કરછની સરફદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાફેક થાય તે માટે સેના દ્વારા આ સાફસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું ફતું

આ લેન્ડ ચાન્ચિંગ એક્સપીડીશનમાં ભાગ લેનાર તમામ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ઓ સફરનો હેતુ દરમયાન ધર્મશાળાવિદ્યાકોટધોરડો તેમજ શક્તિબેટ જેવા સ્થળોની મુલાકાત સાથે પર્થાવરણ જાગૃતિ સંદેશ તેમજ યુવાનીએ ભારતીથસૈન્યને કારકિર્દી માટે પસંદ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો કલ્પના શાહ લાલ ચંદન ઝડપાય મુદ્રા બંદર ખાતે અંદાજે પાંચેક કરોડ રૂપિયાની બજાર કિમતનો લાલ ચંદનનો જથ્થો આબકારી જકાત વિભાગ ગાંધીધામ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે

સુત્રોના જણાવ્યા અનુસાર મોરબીની એક નિકાસકાર સિરામિક ટાઈલ્સની આડમાં આ ગેરકાથદેસર લાલ ચંદનની સાડા નવ ટન જથ્થો વિદેશમાં મોકલવાની ફિરાકમાં હેતા ત્યારે ગઈ મોડી રાત્રે બંદર પરિસરની બફારના વિસ્તારમાંથી જ આ કન્ટેનર ને ઝડપી પાડવામાં આવ્યું હતું

ગઈકાલે વિરાટ કોફલી અને રોફિત શર્મા સિવાય નાં ભારતીય અને ઓસ્ટ્રેલિયા ની ટીમ ના ખેલાડીયો રાજકોટ આવી પફોચ્યા ફતા જ્યાં ફોટેલ માં તેમનું ગુજરાત ની ઓળખ એવા રાસ ગરબા તેમજ ભારત ની પરંપરા પ્રમાણે ફૂલફાર અને કુમકુમ તિલક કુરીને સ્વાગત કરાયું હતું ખેલાડી ઓનો સત્કારોમાટે ફોટલ નાં પ્રાગણ માં કાઠીયાવાડી ગીતો દુહ્હા છેદ સાથે ખાસ રાસગરબા નાં વેંદ દ્વારા રાસ ગરબા કરવામાં આવ્યા હતા આજે સવારે ઓસ્ટ્રેલિયા નાં ખેલાડી ઓ એ પ્રેક્ટીસ કરી હતી જયારે બપોર પછીના સમથે ભારતીય ખેલાડીઓ નેટ પ્રેક્ટીસ કરશે

જીલ્લામાં ભુજ અને નલિયામાં નીચું તાપમાન નીચું ઉતરવાની સાથે ઉચું તાપમાન ઘટતા ઠંડીની તીવ્રતા વધુ અનુભવાય છે શીતમથક નલિયામાં નીચું તાપમાન પ

કલ્પના શાહ્ ભારતના બે વ્રખત કાર્યકારી પ્રધાનમંત્રી રફી ચુકેલા સ્વ ગુલઝારીલાલ નેદાને તેમની રરમી પુણ્યતિથિ પ્રસંગે તેમણે સ્થાપેલી સંસ્થા ભારત સેવક સમાજ તેરફથી આપવામાં આવી હતી આ પ્રસંગે રેલ્વે સ્ટેશન પાસે આવેલા કોલીવાસમાં આવેલી શ્રી ભગવતી વિદ્યા મંદિર પ્રથમિક શાળામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના કરછ જીલ્લા શાખાનાં કાર્યકારી પ્રમુખ શ્રી અબ્દલ ગફર શેખસામાજિક કાર્યકારી શ્રી પ્રબોધ મુનવર શાળાની શિક્ષીકા શ્રી લતાબેન ગજ્જર તેમજ રાજુભાઈ જોગી વગેરે સ્વ નંદાને શ્રદ્ધાંજલિ આપી હતી